તેમમે જણાવ્યું કે રાજકોટ અને જેતપુર યાર્ડ સિવાય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ બજાર સમિતિમાં ઓનલાઇન નોંધણીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

શ્રી ફળદુએ ટેકનીક્લ ક્ષતિના કારણે ઓનલાઇન નોંધણી કરવામાં પડી રહેલી મુશ્કેલી બદલ દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લો ખેડૂત નોંધણી ન કરાવે ત્યાં સુધી નોંધણી પ્રક્રિયા ચાલુ રખાશે તેમણે ઉમેર્યું કે સર્વરની ક્ષતિઓ અત્યારે દ્વર કરવા સ્થાનિક કક્ષાએ તમામ સૂચના આપી દેવાઈ છે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાને એ પી એમ સી અને ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે

અખબારી અહેવાલોના પગલે સ્થાનિક તંત્ર દ્વારા સાણંદની સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરી પીવાનું પાણી અને પશુધન માટે ઘાસચારો આપી દેવાયો છે સરકારે સર્વે હાથ ધરી જરૂરિયાતની યાદી તૈયાર કરી સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરી છે

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રભારીની યાદી જાહેર કરી હતી કચ્છની લોકસભા બેઠક માટે પક્ષના પ્રભારી તરીકે બિપીન દવેની વરણી થઈ છે જ્યારે ઈન્ચાર્જ તરીકે દિલીપ ત્રિવેદીની નિયુક્તિ કરી છે

કચ્છમાં રાપર ખાતે આજે સાંજે આ યાત્રા પ્રવેશ કરશે

ચન્દ્રવદન પટ્ટણી કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ આજે ભુજ ખાતે યોજાશે જેમાં તાલુકા કક્ષાએ વિજેતા કલાકારો વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે ચન્દ્રવદન પટ્ટણી વોલીબોલ વિજેતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યોજાયેલી રાજકોટ ખાતેની વોલીબોલ સ્પર્ધામાં ભુજની ઈજનેરી કોલેજ રાજકોટની વીવીપી ઈજનેરી કોલેજને હરાવી વિજેતાબની હતી ભુજની સરકારી ઈજનેરી કોલેજની ટીમ આંતરઝોન પસંદગી માટે જશે